સરકારી કર્મચારીઓને દર શનિવારે રજા રહેશે તો એ સાંજે સમગ્ર રાજયના લોકોને જરૂર હોય તો જ બહાર નીકળવું એવી ખાસ અપીલ મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ કરી છે

જે સરકારી દવાખાનામાં મફત અને ખાનગી દવાખાનાઓ નહી નફો નહી નુકસાનના ધોરણે આપવામાં આવશે